હૈદરાબાદની સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમીના ગઇકાલે યોજાયેલ દિક્ષાંત પરેડ સમારોહને વીડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી સબોધતા તેમણે તણવ ઘટાડવા પોતાના સગા તથા શિક્ષકો સાથે વાતયીત કરવાનું સુચન કર્યુ હતું તેમણે પોલીસ જવાનોએ કોવીડની પરિસ્થિતિમાં કરેલ કામગીરીને બિરદાવી હતી

ભારત રશિયા નૌકાદળ ભારત અને રશિયાના નૌકાદળ વચ્ચે આજથી બંગાળની ખાડીમાં ઇન્દ્રા નેવી દરિયાઇ કવાયત

રશિયાની નૌકાદળનું પ્રતિનિધિત્વ